નવી દિલ્લીમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના વરદ હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરાશે જ્યારે ચૂંટણી પંચ ના વેબરેડિયો હેલો વોટર્સ નો પણ પ્રારંભ કરાવશે ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટરના વડપણ હેઠળ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહે છે અને લોકશાહી ને સમર્પિત રહેવાના શપથ લેવાનો કાર્યક્રમ પણ યોજાયા છે ભુજ મતદાર દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ભુજની કલેકટર કચેરીમાં ડીજીટલ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યપાલ આયાર્ય દેવ વ્રત ની ઉપસ્થિતિમાં કચ્છ ના તમામ તાલુકાઓને ડીજીટલી સાંકળવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત દ્વારા તમામને નિષ્પક્ષ અને લોભ લાલય વગર મતદાન અંગેને શપથ લેવડાવામાં આવ્યા હતા તેમ નાયબ જિલ્લાના યૂંટણી અધિકારી એમ

પ્રજાપતિએ જણાવ્યું હતું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

પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે વાતયીત કરી

જેમાં રાજ્યના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે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

પક્ષી શિકાર ભાવનગર વન વિભાગ અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના સ્ટાફના ફેરણા દરમિયાન ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામની સીમમાં કુંજપક્ષીનો શિકાર કરતા બે જણને ઝડપી પડ્યા છે

જેમાં ભગવા ધ્વજ સાથે અનેક ધર્મપ્રેમીઓ જોડાયા હતા પસંદગી મેળો વડોદરા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ આજથી પાંચ વિધાનસભા મતવિસ્તાર ને ધ્યાનમાં રાખી બે દિવસ ઉમેદવારી પસંદગી મેળો શરૂ કર્યો છે

વડોદરા શહેરના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો નિરીક્ષકો સમક્ષ પોતાની ટિકિટની માગણી સાથે રજૂઆત કરવા ઉમટી પડ્યા હતા

જન્મદિને રક્તદાન પંચમહાલ જીલ્લાના ગોધરાના યુવાને પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કરીને અનુકરણીય પહેલ કરી છે